શ્રી મોદી સીધા તિરુપતિ પહોચ્યા અને ભગવાન વેંકટેશ્વરની પૂજા કરી હતી તિરૂપતિમાં જાહેરસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભાજપ માત્ર યુંટણી દરમિયાન જ નહી પરંતુ હંમેશા લોકોની સેવા માટે તત્પર છે

શ્રી મોદીએ કહ્યું કે લોકોની વધી રહેલી અપેક્ષાઓ દેશનું ઉજજવળ ભાવી દર્શાવે છે નવા ચુંટાયેલા મુખ્યમંત્રી જગન મોહન રેડૃને વિજય બદલ અભિનંદન આપતા શ્રી મોદીએ કેન્દ્રના શકય તમામ ટેકાની ખાતરી આપી આ સાથે મોદીએ શ્રીલંકામાં ઇન્ડિયા હાઉસ ખાતે ભારતીય સમુદાય સાથે બેઠક યોજી હતી શ્રી મોદી સીધા જ સેન્ટ એન્થની દેવળની મુલાકાતે ગયા હતા અન ઇસ્ટર સંડે પર માર્યા ગયેલા લોકોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્રપતિ ભવન પહોચતા જ ગર્દ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું બાદમાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેના સાથે દ્વિપક્ષીય મંત્રના કરી હતી બેઠકમાં ત્રાસવાદ નાબુદી દરિથાથી સલામતી અને આર્થિક વિકાસ માટે સહકાર અંગે ચર્ચા થઇ હતી વિરોધપક્ષના નેતા મહિંદા રાજપક્ષે અને તમિલ નેતા આર એ સંપથને પ્રધાનમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી

રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો સહિત શિક્ષણ જગતને આહવાન કરતાં મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું કે રાજ્યની સરકારી શાળાઓમાં સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓથી પણ ઉત્કૂષ્ટ શિક્ષણ વ્યવસ્થાઓ ઊભી કરી સરકારી શાળાઓમાં પ્રવેશ માટે લોકો પ્રેરિત થાય તેવું વાતાવરજ્ઞ ઊભું કરીએ શિક્ષણ સમાજ થકી ભાવિ પેઢીને સમૃધ્ધ બનાવી સમૃધ્ધ ગુજરાત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌએ સંકલ્પબદ્ધ બનવું પડશે

સી

નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓ ફરી અભ્યાસ કાર્યમાં જોતરાઈ જશે નાના ભૂલકાઓના શોર બકોરથી ક્લાસરૃમો ગુંજી ઉઠશે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ થઇ રહ્યો હોઈ પાઠ્યપુસ્તકો નોટબુકો સ્કૂલબેગ યુનિફોર્મ સહિતની ખરીદીઓ માટે છેલ્લા બે ત્રણ દિવસથી જીલ્લાની મુખ્ય બજારોમાં ભીડ જોવા મળી રહી છે

જેના કારણે દ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે આ લો પ્રેશર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે